જસદણવઢવાણ તેમજ પાલીતાણા નગરપાલિકામાં એક એક બેઠકની પેટાચૂંટણી યોજાઇ હતી એટલે કે કુલ ત્રણ બેઠકોની પેટાચૂંટણી યોજાઇ હતી જેમાં બે બેઠકો પર ભાજપાનો ભવ્ય વિજય થયો છે અને તેમાં પણ જસદણ નગરપાલિકા પેટા ચૂંટણીમાં કોંગ્રેસને પરાજથ મળ્યો છે જસદણ કોંગ્રેસના ઉમેદવારે ડિપોઝીટ પણ ગુમાવી છે ચંટણી ભાવનગર જિલ્લાના પાલીતાણા નગર પાલિકાની એક બેઠકની પેટા ચૂંટણીમાં કોગ્રેસના ઉમદેવાર વિજેતા બન્યા છે

મતગણતરીમા આ બેઠક ભાજપ પાસેથી કોગ્રેસે છીનવી લીધી છે

કોરાના વાયરસ કોરાના વાયરસ મુદ્દે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવીએ પત્રકાર પરિષદ થોજીને ગુજરાતની કોરાના વાયરસને પહોંચી વળવાની તૈયારી અંગે માહિતી આપી હતી ગુજરાત સરકાર સંપૂર્ણ પણે તૈયાર છે રેપિડ રિસ્પોન્સ ટીમ એલર્ટ કરાઇ છે મોટી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયા છે ડોક્ટર અને નર્સને ખાસ તાલીમ આપવામાં આવી રહી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિદેશમંત્રી સાથે ચર્ચા કોરોના મુદ્દે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવી છે હેલ્પલાઇન પર કોરોના મુદ્દે માહિતી મેળવી શકાશે એરપોર્ટ પર પણ બેનર્સ લગાવવામાં આવ્યા છે એરપોર્ટ પર મેડિકલ ટીમ પર રાખવામાં આવી છે ચીનથી આવતા લોકોની તપાસ કરવામાં આવી રહી છે ચીનમાં કોરોના વાયરસ મોટા પ્રમાણમાં ફેલાથો છે

આ પ્રકારના વાયરસમાં ભારે તાવ શરદી ઉઘરસ જેવા લક્ષણો છે કોરોના વાયરસ માટે હાલમાં કોઇ દવા નથી

કોરોના વાયરસ વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાતો નથી તેમ તેમણે જણાવ્યુ હતું

જેમા સમાજિક ન્યાય વિભાગના મંત્રી અધિકારીઓ ગૃહવિભાગના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ભરતી પ્રક્રીયા પારદર્શક રીતે થાય અને ભવિષ્યમાં કોઇ પ્રશ્નો ના થાય તે માટેની ચર્ચા બેઠકમાં કરવામાં આવી હતી

શીત લહેર નો સૌથી વધુ અનુભવ થવાનો છે તેવા જિલ્લા માં ભાવનગર રાજકોટ અને કચ્છ નો સમાવેશ થાય છે થોડા દિવસ ગરમી વધ્યા બાદ ફરીથી તાપમાન ઘટવાની આગાહી ને પગલે કચ્છ ના નલિયા માં ગઈ રાત્રે સાત ડિગ્રી તાપમાન નોંધાયું હતું સમગ્ર ગુજરાત માં હવામાન સૂકં રહેવાની આગાહી છે જ્યારે સાગરખેડુ માટે કોઈ ચેતવણી બહાર પાડવામાં આવી નથી

બંધને સમર્થન નહિ હોવાનું સૌરાષ્ટ્ર ચેમ્બર બિલ્ડર્સ એસો ઓકલી મંડળ રીક્ષાચાલક સંઘ પીપેટા સહિતના એસો એ જણાવતા આજે રાબેતા મુજબ વેપાર ઉદ્યોગ ધંધા ચાલુ રહ્યા હતા જો કે મુસ્લિમ વિસ્તારોમાં બંધની અસર જોવા મળી હતી પોલીસે બંધના પગલે યુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો બંધ દરમિયાન સુલેહ શાંતિ જળવાશે અને બંધ માટે કોઇ બળજબરી કે તાનાશાહી કરવામાં નહિ આવે તેવી ખાત્રી મુસ્લિમ સમાજે આપી હતી પોલીસ તંત્ર દ્વારા યુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો પોલીસતંત્ર દ્વારા સોશ્યલ મિડિયા પર પણ ખાસ નજર રાખવામા આવી હતી તોફાની તત્વો સામે કડક પગલા ભરવામા આવશે તેવી તંત્ર દ્વારા ચીમકી અપાઇ હતી એકંદરે ભાવનગર બંધ નિષ્ફળ ગયુ છે પોલીસે યુસ્ત બંદોબસ્ત જાળવી રાખ્યો હોઇ કોઇ કાંકરીચાળોનો બનાવ બનવા પામ્યો નથી